ગુજરાતમાં એક પણ કેસ નથી

નવા દર્દી બેગ્લુરુમાં અને પૂણેમાં મળી આવ્યા છે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના વિશેષ સચિવ સંજીવકુમારે ગઇકાલે નવી દિલ્ફીમાં પ્રસાર માધ્યમને આ માહિતી આપી

તેમણે ઉમેર્થું હતું કે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગઇકાલે કેરળ રાજસ્થાન તમિલનાડુ અને પંજાબના આરોગ્યમંત્રીઓ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય અધિકારીઓ સાથે વાત કરીને પરિસ્થિતિની જપ્ત માહિતી મેળવી હતી આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે ફાન્સ જર્મની અને સ્પેનના નાગરિકોના પણ વર્તમાન ઇ વિઝા તત્કાળ અસરથી રદ કરાયા છે નોવેલ કોરોના વાયરસના ફેલાવાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને મણીપુર સરકારે ભારત મ્યાંન્માર સરહદે આવ જા અટકાવી દીધી છે કોરોના વાયરસથી થતી સંભવિત બીમારીને પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે

રાજ્યમાં કોરોના વાયરસનો અત્યારસુધી એક પણ કેસ નોંધાયો નથી

જ્યારે એક રિપોર્ટ બાકી છે

દરમિયાન સત્તાવાર યાદી મુજબ વિદ્યાર્થીઓને શાળામાં માસ્ક પહેરીને આવવું ફરજિયાત નથી જે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના લક્ષણો જેવા કે શરદી ખાંસી હોય તો તેમણે માસ્ક પહેરવું જરૂરી છે

જ્યારે બાકીના ત્રણ મુંબઈમાં સારવાર લઈ રહ્યા છે

કેન્દ્ર આરોગ્ય મંત્રાલયે ચીન ઇટલી ઇરાન કોરીયા જાપાન ફ્રાન્સ સ્પેન અને જર્મનીનો પ્રવાસ ટાળવાની અને નોવેલ કોરોનાવાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને જરૂર ન હોય તો કોઇપણ વિદેશ પ્રવાસ નહી કરવાની સલાફ આપી છે

તેથી જરૂરી ન હોય તો વિદેશ પ્રવાસ ટાળવો જોઇએ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા કરવા ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગઇકાલે નવી દિલ્હીમાં મળી ગઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે

નઙા અને ગૃહમંત્રી અમિત શાહ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

તેમાં સૌથી વધુ સાત બેઠકો મહારાષ્ટ્રમાં ખાલી પડી છે જ્યારે છ તમિલનાડુમાં પાંચ પાંચ બેઠકો બિહાર અને પશ્ચિમ બંગાળમાં અને ગુજરાત ઓડિશા તથા આંધ્રપ્રદેશમાં ચાર ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે

ગઇકાલે ઉમેદવારોની ચકાસણી કરવામાં આવી હતી અને આજે ઉમેદવારીપત્રો પાછાં ખેયવાનો છેલ્લો દિવસ છે

તેમાં કૃષિમંત્રાલય તથા રેલવે મંત્રાલયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન રેલવેમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આ સમિતિ શીતાગાર ધરાવતા રેલવે કોચ કે માલગાડી શરૂ કરવા અંગે વિયારણા કરશે આ ઉપરાંત રેલવેની પડતર જમીન પર સૌરઉર્જા વીજપ્લાન્ટ સ્થાપવા અંગે આયોજન કરાયું છે

આ બેઠકમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું કે આવનારા બે માસમાં જળસંચયના અને આવનારા બે વર્ષમાં કુપોષણ નાબૂદીના મહત્તમ કાર્યો કરવામાં આવશે ઉપરાંત કર્મચારીઓની ઓછપના કિસ્સામાં કાર્યરત કર્મચારીઓને માનવીય ધોરણે થોડું વધુ કામ કરવા માટે અનુરોધ કર્યો હતો તેમણે ઉપસ્થિત લોક પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિયત ગાઇડ લાઈન મુજબના કામોની દરખાસ્ત રજૂ કરવાની રહેશે તથા આવશ્યક વિકાસ કામોનો પ્રારંભ કરવામાં આવશે

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે રાજ્યમાં વાતાવરણમાં ફરી પલ્ટો આવવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સૌરાષ્ટ્રના દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ થવાની શકયતા છે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સુક્ર રહેશે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ફરી ચિંતા પ્રસરી ગઇ છે ઘઉં બટાકા સહિતના પાકોને નુકસાન થવાનો ભય ખેડૂતો સેવી રહ્યા છે આજે સમગ્ર ડાંગ જિલ્લા માં પણ વાતાવરણ વાદળ છાયું જોવા મળે છે સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે અને પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે રંગ અને ઉમંગનો તહેવાર હોળી ધૂળેટી ગઇકાલે રાજયભરમાં ધાર્મિક શ્રધ્ધા અને હર્ષોઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો છે મંદિરોમાં હીંડોળા તથા ક્રલડોળ ઉત્સવથી ઉજવણી થઇ જયારે લોકોએ રંગોથી રંગીને ફાગણનો ઉમંગ વ્યકત કર્યો હતો તો જગતમંદિર દ્વારાકામાં પણ ભગવાન શ્રીકૃષ્ણ સાથે રંગે રમવા લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવ્યા હતા અને ભગવાન દ્વારકાધીશ સંગે રંગે રંગાઇ ભકતો કૃષ્ણમય બન્યા હતા ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ધુળેટીના પર્વને લઈને રાજા રણછોડજીના મંદિરમાં જય રણછોડની ધૂન સાથે લાખોની સંખ્યામાં હરિભક્તોએ શ્રીજીના ચરણોમાં શિશ ઝૂકાવી નમન કર્યા હતા